પ્રાદેશિક સમાચાર આશુતોષ રાવલ વાંચે છે

તેમ મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ

વધુ વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે આ કાર્યક્રમ દરમ્યાન મતદાર તરીકેની પોતાની તથા પોતાના કુટુંબના અન્ય સભ્યોની વિગતોની ચકાસણી અને પ્રમાણિકરણ કરી શકશે

આ ઉપરાંત નાગરિકોને ડિજિલોકર પરથી ચકાસેલા દસ્તાવેજો પણ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવશે જેના માટે નિયત ડિજિટલ પ્લેટફોર્મ પર જોગવાઈ કરવામાં આવી છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે દરેક શહેરમાં શહેરીવનો ઉભા કરીને શહેરોને હરિયાળા બનાવાશે

મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓમાં વપરાયેલા ટ્રી ટ્રેડ પાણીનો પુનઃ ઉપયોગ થાય તેવું અસરકારક આયોજન આ વર્ષના અંત સુધીમાં પાર પડશે તેમ જણાવ્યું હતું

આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતીઓમાં વેપાર વણજ માટેની હિંમત સાહસ કૂનેહ અખૂટ ભરેલી છે તેથી જ ગુજરાતીએ જ્યાં પણ ધંધો કર્યો ત્યાં સફળ થયો છે મુખ્યમંત્રીશ્રીએ ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગૃપના બિઝનેસ પેજ ટાઇમ્સ ધંધોનું લોન્ચીંગ કરતાં જણાવ્યું કે આવનાર સ્થાનિક ધંધાના સમાચાર જનસામાન્યને પણ ચોક્કસ પણે વેપાર ધંધા માટે પ્રેરિત કરશે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાતીઓમાં ઉદ્યોગ સાહિસકતા ભરપૂર છે તેથી વર્ષો પહેલાં પણ ગુજરાતીઓ દેશ દેશાવરમાં ધંધો કરવા જતાં હતાં તેમણે કહ્યું કે બેકારી અને રોજગારી એકબીજાની સાથે સંકળાયેલા છે

એસ

એસ એમ ઇ

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા રાજ્યમાં વાવાઝોડાના ખતરાના નિવારણ માટે નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને વર્લ્ડ બેન્કના સંયુક્ત ઉપક્રમે આ સિસ્ટમ ઊભી કરવામાં આવશે શ્રી વિજય રૂપાણીએ આ સિસ્ટમ શરૂ થયા પછી પાંચ વર્ષના ઓપરેશન અને મેઇન્ટેનન્સ ખર્ચ માટે રૂ

હવામાન વિભાગ દ્વારા અપાતી વાવાઝોડાની ચેતવણીને પૂર્ણ ગંભીરતાથી લઇ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં સમગ્ર તંત્ર સચોટ રીતે સતત સજ્જ રહે છે અને શક્ય હોય તેટલું ઓછું અથવા નહિવત્ નુકસાન થાય તે મુજબની કાર્યવાહીથી રાજ્ય સરકાર આપદા પ્રબંધન કરે છે આ નવિન સિસ્ટમ તેમાં પૂરક બનશે પાટણ જિલ્લામાં મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ નાથવા સગર્ભા મહિલાઓને દવાયુક્ત મચ્છરજાળીનું વિતરણ કરવામાં આવ્યું હતું

જેમાં પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે ઉપરાંત કુણધેર ખાતે સગર્ભાબહેનોને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ મચ્છરદાનીને વીસ વખત સુધી ધોઇ શકાય છે

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં સુરત સ્થિત ભાજપા કાર્યાલય ઉધના ખાતે સુરતના નિવૃત્ત જજશ્રીઓ વકિલશ્રીઓ જ્વેલર્સ વેપારીઓ ઉપરાંત સુરત જવેલર્સ એસોસિયેશન અને વરાછા કતારગામ એસોસીએશનના અગ્રણી વેપારીઓ ભાજપામાં જોડાયા છે

કેન્દ્રિય મંત્રીશ્રી રૂપાલા અને શ્રી દિલીપ સંઘાણીએ તેમને ભાજપમાં આવકાર્યા હતાં કાર્યકરોને રૂપાલાએ જણાવ્યું હતું કે ભાજપના દરેક કાર્યકરે ગામમાં જરૂરીયાતમંદ લોકોની મદદ કરવી જોઇએ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની આગાહીને પગલે રાજ્યમાં ઠેર ઠેર વરસાદ પડયો હતો ગઇકાલે ગાંધીનગરમાં બપોરે ધોધમાર વરસાદ પડયો હતો

પાટણમાં પણ ભારે ઉકળાટ બાદ વરસાદ પડતાં લોકોએ રાહત અનુભવી હતી

મધ્યપ્રદેશ અને રાજસ્થાન પર છવાયેલાં વરસાદી વાદળો અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારે ઉષ્ણતામાન જળવાઇ રહેતાં ચોમાસુ ફરી સક્રિય બન્યું છે

ભારતે જસપ્રીત બુમરાહની હેટ્રિક તથા હનુમા વિહારીની શાનદાર સદીની મદદથી વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં સ્થિતિ મજબૂત બનાવી છે